જો કે આ દરમયાન કેન્દ્ર સરકારની કોરોના અંગેની માર્ગદર્શિકાનુંચુસ્તપણે પાલન કરવાનુ રહેશે તેમ શ્રી યુડાસમાએ ઉમેર્યુ હતું વધુમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું કે કોલેજના શિક્ષણકાર્યની પણટૂંક સમયમાં શરૂઆત કરાશે

વી

જેનું પુનઃ પ્રસારણ રવીવાર રાત્રે આઠ વાગ્યે જે તે ભાષાના આકાશવાણીના કેન્દ્રો પરથી કરાશે આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી તથા દૂરદર્શનના બધા જ નેટવર્ક પરથી કરાશે

આપની કૃતિ પાછળ સ્પર્ધકે પોતાનું નામ સરનામું મોબાઇલ નંબર શાળાનું નામ વગેરે જેવી બાબતોનો ઉલ્લેખ કરવાનો રહેશે તેમજ આ ક્રતિની સાથે સ્પર્ધકે ઉંમરના પુરાવા તરીકે આધારકાર્ડજન્મ તારીખનો દાખલો ની ઝેરોક્ષ ને બેન્ક ખાતાની પ્રથમ પાનાની ઝેરોક્ષ યૂક જોડવાની રહેશે

દાણી ફાઉડેશન ને મુન્દ્રા સંકલિત બાળ વિકાસ યોજનાના સંયુક્ત પ્રયાસથી વ્હાલી દીકરી યોજનાના મલીકરણ માટે મુંદ્રા તાલુકાના ગામોમાથી યોજનાના દાયરામાં આવતા લાભાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા